પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દ્રસિંગ ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલાકાત કરી ખેડેતોના આંદોલનના કારણે ઉભી થયેલી મડાગાઠ ઉકેલવા ચર્ચા કરશે

ગયા મંગળવારે કેન્દ્ર સરકાર તથા ખેડૂતો વચ્ચે યોજાયેલી ત્રીજા દોરની વાતયીત અનિર્ણિત રહી હતી મંગળવારે યોજાયેલી વાતયીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂત તથા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છે પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી તોમરે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ ખેડૂતોના હિતમાં લેવાયા છે આ ધારા અંગે ખેડૂતોને વાંધો હોય તો સરકાર તેમની સાથે વાતચીત કરવા તત્પર છે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીંન્દર સિંહ ગૃહમંત્રી અમીતશાહ સાથે મુલાકાત કરી ખેડૂતોના આંદોલનના કારણે ઉભી થયેલી મડાગાઠ ઉકેલવા ચર્ચા કરી હતી પંજાબનાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે ખેડૂતોનાં આંદોલન અસર અર્થવ્યવ્સ્થા પર તો થશે જ પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા પર પણ તેની અસર થશે

ઉચ્યશિક્ષણ વિભાગના સચિવના અધ્યક્ષપદે રયાયેલા આ કાર્યદળને એક મહિનામાં અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ અપાયો છે કાર્યદળ દ્વારા લાગતા વળગતાઓ દ્વારા કરાયેલા સૂચનો ધ્યાનમાં રાખીને તેનો અહેવાલ તૈયાર કરશે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે ગઈકાલે ઉચ્યસ્તરીય બેઠકમાં આ નિર્ણય લીધો હતો આ બેઠકમાં નવી શિક્ષણનીતિના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી

તેના થોડા દિવસ અગાઉ ચીને સંબધિત વિસ્તારમાં મોટી સંખ્યામાં પોતાના સૈનિકો ગોઠવ્યા હતા ઉપગ્રહની તસ્વીરો દ્વારા આ બાબત પુરવાર થાય છે અહેવાલમાં નોંધાયું છે કે ચીનની વિસ્તારવાદી નીતિના કારણે જાપાનથી દક્ષિણ પૂર્વ એશિયા થઈ ભારત સાથે ચીનનો સંઘર્ષ થયો છે અમેરીકાની કોંગ્રેસના આ અહેવાલમાં ચીનની નીતિને ધ્યાનમાં લઈ તેની સામે કાર્યવાહી કરવાની વહીવટી કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે

વધુ સમાયાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આજે બપોર સુધીમાં બુરેવી રામેશ્વરમ નજીક આવે તેવી સંભાવના છે તેમજ આ વાવાઝોડુ કન્યાકુમારી અને પામ્બન વચ્ચેનો દરિયાકિનારો આજે મધ રાત્રે ઓળગે તેવી સંભાવના છે

વાવાઝોડાના લીધે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયો તોફાની બન્યો છે તેથી તમિલનાડુ નજીકના દરિયાઈ વિસ્તારમાં માછીમારીની કામગીરી બંધ રાખવામાં આવી છે ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે મધ રાતથી હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહે બુરેવી વાવાઝોડાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ બાબતે તમિલનાડુ અને કેરળના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી તેમણે કેન્દ્ર સરકારની શક્ય તમામ મદદની ખાતરી આપી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુ ગમ ભારત પહેલ અંતર્ગત દિવ્યાંગજનોના જીવનને સરળ બનાવવા માટે ઘણા પગલા ભરવામાં આવ્યા છે તેમણે દિવ્યાંગજનોને તક મળી રહે તે માટે સાથે મળી ને પ્રયાસ કરવા લોકોને અનુરોધ કર્યો છે

શ્રી રામનાથ કોંવિદ શ્રી ધરમપાલ ગુલાટીના પરિવારજનોને સાંત્વના પાઠવી અને શ્રી ધરમપાલ ગુલાટી એ સમાજસેવા માટે કરેલા કાર્યોની સરાહના કરી હતી અને એમ પણ જણાવ્યું કે તેઓ ભારતીય ઉધોગજગતના ખૂબ જ જણીતા વ્યકિતઓમાંના હતાં

તેમણે સુરક્ષા એજન્સીઓને જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે સમન્વિત દૃષ્ટિકોણ અપનાવે અને ભારતને વિકસિત અને સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને પૂરા કરવા માટે કાર્ય કરે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વીડિથો માધ્યમથી આ સંમેલનમાં જોડાયા હતા તેમણે છેલ્લાં સંમેલનમાં ઉઠાવચેલા મુદ્દાઓની સમીક્ષા પણ કરી આ પ્રસંગે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને આંતરીક સુરક્ષાની સ્થિતિથી વાકેફ કરાયા તેમજ વધુ સુરક્ષા માટે સુધારા અને લોકહિત માટે ઉઠાવેલા પગલાંઓની ચર્ચા પણ કરાઈ

બ્રિટનના આરોગ્યમંત્રી મેન હાનકોકે જણાવ્યું છે કે આ રસી આવતા સપ્તાહમાં જારી કરાશે સરકારે તબીબી ક્ષેત્રના નિષ્ણાંતો તથા આરોગ્ય સંભાળ ઉત્પાદનો નિયમન સંસ્થા દ્વારા રસી અંગે કરેલી ભલામણોનો સ્વીકાર કર્યો છે આરોગ્ય સંભાળ ક્ષેત્રે કામ કરતાં લોકોને રસી આપવામાં અગ્રતા અપાશે તેમ શ્રી હાનકોકે કહ્યું હતું

જેની અધ્યક્ષતા પર્યાવરણ મંત્રી કરશે આ સમિતિનો ઉદ્દેશ જળવાયુ પરિવર્તન મામલે દેશને સમન્વિત કાર્યયોજના તૈયાર કરવાનો છે જેથી ભારત પેરિસ સમજૂતી હેઠળ તેને પૂરો કરવાની દિશામાં આગળ વધી શકે ચૌદ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ આ સમિતિના સદસ્ય રહેશે આવતાં વર્ષથી પેરિસ સમજૂતી કાર્યાન્વિત થશે સમિતિએ પણ સુનિશ્ચિત કરશે કે ભારત જળવાયુ સંબંધિત નિર્ણયોને પેરિસ સમજૂતી અનુરૂપ બનાવી રાખે

બીજી મેય છઠ્ઠી ડિસેમ્બરે અને ત્રીજી મેય આઠ ડિસેમ્બરે સીડની ખાતે રમાશે

જેમાં હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો

ઓસ્ટ્રેલિયા ટીમના સ્ટીવન સ્મિથને વન ડે મેચોની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરાયો હતો